આરતી ભટ્ટ મહેસુલી સેવા ઓનલાઈન રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહેસુલી સેવા ઓનલાઈન કરવા માટે નક્કી કર્યું છ કે આઈઓઆરએ પોર્ટલ પર વિવિધ મહેસુલી સેવાઓની સાથે જમીન માપછીની અરજી પણ હવે ઓનલાઈન થઈ શકશે મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કદ માપણી હિસ્સા માપણી અને પૈકી માપણી અરજીઓ અરજદાર વિશ્વના કોઈપણ ખુણેથી ઓનલઈાન કરી શકશે

આરતી ભક્ટ પેન્સનર હયાતી ખરાઈ નાયબ મુખ્મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો અને કુદુંબ પેન્શનરોને હયાતીની વાર્ષિક ખરાઈ કરવાની મુદત બે માસ વધારવામાં આવી છે

આમ પેન્શનરોની હયાતીની ખરાઈ કરવાની બાકી છે

પશ્ચિમ કચ્છના લખપત ખાતે અઢી ઈચં ભુજમાં એકથી દોઢ ઈંચ અંજારમાં દોઢ ઈંચ ગાંધીધામમાં એક ઈંચ અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ થવા પામ્યો હતો